આ બઠકમાં કેન્દીય ગૃહસચિવ દિલ્હી પોલિસ કમિશ્નર અને વરિષ્ઠ અધિકારોઓ હાજર રહયા હતા સુત્રોએ જણાવ્યું હતું કે બેઠક દરમ્યાન દિલ્હીમાં અર્ધલશ્કરો દળની સખ્યામાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો

રાષ્ટ્રીય પાટનગર દિલ્હીના રાજય ખાતે મુખ્ય સમારોલ યોજાયો હતો જેમાં રાષ્ટપતિ રામનાથ કોવિંદ પરેડની સલામો લીધી હતી ભારતની સન્યર્શાકત સાંસ્કૃતિક વિવિધતા સામાજિક અને આર્થિક પ્રગતિ પ્રદર્શિત થઈ હતી

ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવેલ રાફેલ લડાયક વિમાનો પરેડમાં દર્શાવવામાં આવ્યા હતા અગાઉ સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટીય યુધ્ધ સ્મારકની મુલાકાત લઈને રાષ્ટ્ર માટે જાન ન્યોછાવર કરનાર નાયકોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી

રાજયપાદ આચાર્ય દવવ્રત આ પ્રસંગે રાષ્ટધ્વજ લહેરાવ્યો ત્યારે રાષ્ટગોતની સુરાવલીઓ વચ્ચે હેલીકોપ્ટરમાંથી પુષ્પવષ કરવામાં આવી હતી આ પ્રસંગે ત્યાં હાજર મુખ્યમંત્રી વિજય રૂપાણી એ તિરંગાને સલામો આપવા સાથે ગરવા ગુજરાતીઓનું અભિવાદન કર્યું હતું આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત તરીકે પોલેન્ડના કોન્સલ જનરલ શ્રોયુત ડમીયન ઈઝીક ઉપસ્થિત રહયા હતા

શ્વાન દળ અને પોલીસ મહિલા અને પૂરૂષ મોટર સાઈકલ સવારો દવારા હેરતભર્યા કરતબો નિહાળી દાહોદવાસીઓ મંત્રમુગ્ધ બન્યા હતા

અને તેમણે પોલીસ પરેડ મદાન ખાતે રાષ્ટધ્વજ લહેરાવ્યો હતો

જિલ્લાનો મુખ્ય સમારોહ ભુજના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં રાજયના શ્રમ અને રોજગાર આપતિ વ્યવસ્થાપન અને યાત્રાધામ વિકાસના મંત્રી દિલીપકમાર ઠાકોરના હસ્તે ધ્વજવદંન સાથે યોજાયો હતો વિરલ રાણા અટ હોમ રાષ્ટપતિ રામનાથ કોવિંદે ગણતંત્ર દિવસ ઉપર રાષ્ટ્રપતિ ભવનમાં એટ હોમનું આયોજન કર્યું હતુ ઉપરાષ્ટપતિ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સરક્ષણ મંત્રી રાજનાથસિંહ વિદેશમંત્રી એસ

આ પર્વ દરમ્યાન વિવિધ રાજયો અને કેન્દશાશિત પ્રદેશો પર્યટન સ્થળો વ્યંજનો હસ્તકળા શિક્ષણને પદર્શિત કરાશે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ આ પર્વનું ઉદઘાટન કર્યં હતું આ અવસરે શ્રી બિરલાએ જણાવ્યું હતું કે ભારત પવ ભારતની સાંસ્કતિક વિવિધતાની અનોખી ઝલક આપે છે તથા દેશની વિવિધ સસ્ક્રતિ ખોરાક પરંપરા જાળવવાની અને સમજવાની તક પૂરી પાડે છે

વિરલ રાણા હવામાન કચ્છ સહિત રાજયમાં આગામી ત્રણ દિવસ કોલ્ડવેવની હવામાન વિભાગ આગાહી કરી છે ઉત ર ભારતના રાજયોમાં ભારે બરફ વર્ષા થઈ રહી છે